માહિતી અને પ્રસારણ મંત્રાલયના ઉપક્રમે યોજાનાર આ સંમેલનમાં દેશભરમાં કાર્યરત કોમ્યુનીટી રેડીઓ સ્ટેશનના પ્રતિનિધિઓ ભાગ લેશે આ વખતના સંમેલનની વિષય વસ્તુ છે સાતત્યપુર્ણ વિકાસ લક્ષ્યાંકો એસ

જી આ રેડિયો સંમેલનમાં ભાગ લેનાર પ્રતિનિધિઓ પોતાના અનુભવો અંગે ચર્ચા કરશે તથા સાતત્યપુર્ણ વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવામાં જનભાગીદારી વધારવા લોકજાગૃતી કેળવતા કાર્યક્રમોની શક્યતા ચકાસશે

સોશિયલ મિડીયાના માધ્યમથી સમાજ કલ્યાણને લગતા સંદેશાઓ તથા કોમ્યુનીટી રેડિયો ઉપરના કાર્યક્રમો વધુ ગુણવત્તાયુક્ત બનાવવા બાબતે પણ ચર્ચા કરાશે આ પ્રસંગે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરના હસ્તે વિકાસ આધારીત સારા કાર્યક્રમો માટેના પુરસ્કારો અપાશે

ગાંધીનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં બોલતા નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં રોજ જીવન જરૂરી ચીજ વસ્તુનું મોટા પ્રમાણ માં વેચાણ થાય છે

તેમજ મોટા પ્રમાણમાં પેકીગ કરેલી વસ્તુની નિકાસ પણ થાય છે આ તમામ જગ્યાઓનું સઘન ચેકિંગ કરીને નાગરિકોને વસ્તુ ગુણવત્તાયુક્ત સામગ્રી મળી રહે અને ભેળસેળ ન થાય તે માટે આ વાહનોની ફાળલણી કરાઇ છે

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષપદે આજે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય કરાથો હતો

સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવતા ગુજરાતમાં આંતરિક દરિયાઈ પરિવહન તથા પર્યટન ઓછુ હોવાથી રૂપાણી સરકારે ટાપુઓનો વિકાસ કરવા નિર્ણય કર્યો છે

સીડીએચઓ ડો પ્રેમકુમાર એન

સરકારી માળખાગત સુવિધા અંગે ડો કન્નરે ઉમેર્થું હતું કે ભુજમાં છઠ્ઠીબારી અને વ્યાયામ શાળામાં બિલ્ડિંગ છે

માંડવીમાં સા મુહિક આ રોગ્ય કેન્દ્ર ખાતે અને અંજારમાં નગરપાલિકા ખાતે આરોગ્ય કેન્દ્રો ચાલે છે

આ સિવાય પર્યાવરણપ્રેમી લોકો પણ લાભ લઈ શકશે

શીતલ વૈષ્ણવ હમીરસરમાં નર્મદા નીર રાજ્યમાં નર્મદા નીરથી તળાવો ભરવાની યોજના અંતર્ગત ભુજના હૃદયસમા ઐતિહાસિક હમીરસર તળાવને ભરવાના આયોજન અંતંગત ગઈકાલે મહાદેવ નાકા પાસેની જુની લાઈનમાં પાણી શરૂ કરી શક્યતાઓ ચકાસાતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી

શીતલ વૈષ્ણવ હવામાન કચ્છમાં આગામી ત્રણ દિવસ દરમ્યાન વરસાદ થવાની આગાહી વચ્ચે આજે સવારે અંજાર ખાતે આજે સવારના ભાગમાં વરસાદી ઝાપટુ થયુ હતું તેથી માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા

માંડવી અને ગાંધીધામમાં ઝરમરીયા વરસ્યા હોવાનું જાણવા મળે છે